તેમણે કહ્યું કે આ કાયદાથી ભારતમાં વસતા પરંતુ નાગરિક અધિકાર અને સુવિધાઓથી વંચિત લોકોની અસ્થિરતાનો અંત આવશે નવી દિલ્ફી ખાતે આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વડાપ્રધાનની વાતને ટાંકતા કહ્યું કે આ કાયદો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે મંત્રીએ રાજ્યસભા પણ આ વિધેયક બહ્મતીથી પસાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

સુરક્ષાના કારણોસર બાર બેઠકો પર મતદાન સવારે સાત થી બપોરે ત્રણ વાગ્યા સુધી યોજાશે

મુખ્ય ઉમેદવારોમાં રાજ્ય મંત્રીઓ સી પી સિંગ અને નીરા યાદવ એજેએસયુ પક્ષના વડા સુદેશ મહતો જેવીએમ અધ્યક્ષ બાબુલાલ મારાંડી પૂર્વ રાજ્યમંત્રી રાજેન્દ્ર પ્રસાદસિંગ અને મહિલા પંચના પૂર્વ અધ્યક્ષ મહવા માજીનો સમાવેશ થાય છે

આ સાથે પીએસએલવી રોકેટ ઇઝરાયેલ ઇટલી જાપાન અને અમેરીકાના નવ ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મુકાશે

ગૃહની કાર્યવાહીના પ્રારંભે ટીઆરએસના કે કેશવ રાવે આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે નવ રાજ્યોને હતુ જીએસટીનો હિસ્સો અપાયો નથી તેમણે સભાપતિ એમ વેંકૈયા નાયડુને આ બાબતમાં ફસ્તક્ષેપ કરવા વિનંતી કરતા સરકારને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપવા જણાવ્યું શ્રી નાયડુએ તેમને આ મુદ્દો વધુ આગળ વધારવા મંજૂરી આપી ન હતી પરિણામે ટીઆરએસના મામલે ગૃહની મધ્યમાં ધસી ગયા કોંગ્રેસ ડાબેરી તથા અન્ય પક્ષના સભ્યો પણ શોરબકોરમાં જોડાયા હતા શ્રી નાયડુએ આ બાબત ગૃહમાં ચર્ચાઇ યુકાઇ હોવાથી તમામ સભ્યોને પોતાની જગ્યા પર જવા વારંવાર વિનંતી કરી હતી

લોકસભામાં પણ ટીઆરએસ સભ્યોએ જીએસટી અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બેનર સાથે દેખાવો કર્યા હતા

તેમણે કહ્યું કે વિશ્વએ આબોહવા પરિવર્તન વાસ્તવિકતાને સ્વીકારી છે

તેમણે મુદ્દા પરથી ભટકી જવા કરતા પેરીસ સંધિના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું છે

મેચ સાંજે સાત વાગે શરૂ થશે આકાશવાણી પરથી મેચનો આંખે દેખ્યો અહેવાલ રાજધાની અને એફ એમ રેઇનબો પર સાંજે સાડા છ વાગ્યાથી સાંભળી શકાશે

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેંટી અધિનિયમ મનરેગા યોજના અંતર્ગત ખેડૂતોને નાણાંકીય લાભ આપવામાં આવી રહ્યા છે ભારતીય ક્રષિ અનુસંધાન પરિષદ દ્વારા તૈયાર કરાયેલી કેપ્ચ્યુલ્સ ક઼ષિ કચરને ખાતરમાં ફેરવવા અને સળગાવવાનું અટકાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે

લવલીન શુકલાએ જણાવ્યું કે પૂરતા ડિકમ્પોસર નામની ચાર કેપ્સૂલનો એક સેટ ક્રષિ કયરાને ખાતર બનાવવા અને બગડતો અટકાવવા મહત્વનો ભાગ ભજવે છે આ પદ્ધતિ દ્વારા વિકસાવાયેલું ખાતર ખૂબ જ સારુ અને રસાયણ વગરનું છે

ગઇકાલે ઓવલ ઓફિસ ખાતે રશિયાના વિદેશમંત્રી સેર્ગેય લાવરોવ સાથે કરેલી મુલાકાત દરમિયાન શ્રી ટ્રમ્પે આ ચેતવણી આપી છે એફબીઆઈ દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનમાં ટ્રમ્પ અને રશિયા વચ્ચે કોઈ જોડાણ છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરાયાના એક દિવસ બાદ આ ચેતવણી અપાઈ છે જોકે લાવરોવે જણાવ્યું છે કે આ મુલાકાત દરમિયાન અમેરિકી ચૂંટણી અંગે કોઈ ચર્ચા કરાઈ નથી

મેઝની અક્સ કંપનીની ઇજનેરી શાખાના ચીફ એક્ઝિક્યુટીવ રોઈ ગાન્ઝારસ્કીએ કહ્યું કે આ ટેકનોલોજીદ્રારા ઉત્સર્જનમાં સંપૂર્ણ ઘટાડો થવા સાથે ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમણે કહ્યું કે આ પરિવર્તનની શરૂઆત છે અને લાંબી ઉડાનો માટેની બેટરી તથા ઇલેક્ટ્રીક મોટર વિકસાવાશે કંપનીએ વિમાન માટેની મોટર બનાવી છે અને હાર્બર એર સાથે ભાગીદારીમાં કામ કરી રહી છે